કૃષિ દેશમાં ખેતી અને ખેડુતોને સમૃધ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ આંતરમાળખાના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાની સહાય યોજનાનો આરંભ કરાવ્યો તેમણે પ્રાસંગિક ઉદબોધનમાં કૃષિ લક્ષી યોજનાઓની વિગતો આપી

સંખ્યાબંધ ટવીટ સંદેશમાં ગૃહમંત્રીએ આશા વ્યકત કરી છે કે આ સહાયથી કૃષિ આંતરમાળખાનો ઝડપી વિકાસ થશે ીએમ સબમરીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંદામાન નિકોબાર દ્વિપ સમુહોને ચેન્નાઇ સાથે જોડતી આધુનીક સબમરીન ટેલીફ્રીમ કેબલ સીસ્ટમનો આવતીકાલે પ્રારંભ કરાવશે શ્રી મોદી નવી દિલ્ફીથી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી દેશની આ સૌથી લાંબી દરીયાઇ દુરસંચાર કેબલ પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરશે

યુનીવર્સલ સર્વિસ ઓબ્લીગેશન ફંડ અંતર્ગત બીએસએનએલ એ આ કેબલ લાઇનને દરિયામાં બીછાવવામાં આવી છે

આ યોજનાથી દ્વિપ સમુહો પર હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેકટીવીટી સુવિધા ઉપલબ્ધ થશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું કે મહત્વપુર્ણ યોજનાના વિસ્તરીકરણ માટે આંદામાન નીકોબારના બાર દ્વિપસમુહોની પસંદગી કરાઇ છે વીડીયો કોન્ફરન્સીંગ ધ્વારા આંદમાન નિકોબારના ભાજપના કાર્યકર્તા સાથે વાત કરતા શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે સરકાર દરીયાઇ ખોરાક જૈવિક ઉત્પાદનો અને નાળીયેર આધારીત ઉત્પાદનો સંબંધિત ઉદ્યોગો પર વિશેષ ભાર મુકી રહી છે તેમણે કહયું કે નવા ભારતના નિર્માણ માટે આખા દેશની પ્રગતિ થવી આવશ્યક છે તેમણે સરકારના કાર્યો પ્રત્યેક વ્યકિત સુધી પહોયાડવા પર ભાર મુકયો હતો

રાષ્ટ્રપતિ ભવન ધ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ દર વર્ષે આ દિવસે સ્વતંત્ર સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે આમંત્રિત કરી સન્માનીત કરાય છે

ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર સેનાનીઓ માટે શાલ અને અંગવસ્ત્રમ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી ઉપલબ્ધ કરાવાશે આંધ્રપ્રદેશ આગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે કોવિડ કેર સેન્ટરમાં આગ દુર્ધટનામાં મૃત્યુ પામનારના સગાને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે વિજયવાડા ખાતે કોવીડ કેર સેન્ટરમાં લાગેલી આગમાં નવ વ્યકિતના મોત નીપજયા છે જયારે કેટલાક દર્દીઓ ઇજાગ્રસ્ત બન્યા છે

ગુજરાત સરકાર કોવિડ કોરોના વાયરસ રોગયાળાના પગલે ગુજરાત સરકારે આગામી તમામ જાહેર તહેવારો અને ઉજવણી પર પ્રતિબંધ મૂકયો છે અમારા સંવાદદાતા યોગેશ પંડયાએ જણાવ્યું કે કોરોનાનો ફેલાવો અટકાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ સોમનાથ સુરેન્દ્રનગર પોરબંદરના સાતમ આઠમના મેળા જગવિખ્યાત તરણેતરનો મેળો જેવા સ્થળોએ લાખો લોકો એકઠા થતાં હોય છે ગુજરાત સરકારે આ ઉપરાંત અંબાજી મંદીરના ભાદરવી પુનમના પગપાળા સંઘો મહોરમ ગણેશયતુર્થીના મંડપો વગેરેના આયોજન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે

રાષ્ટ્રીય વેપાર દિવસ પર વેપારી સમુદાયને વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં બનેલી વસ્તુઓને લોકપ્રિય બનાવવા માટે તેમણે ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરવુ જોઇએ તેમણે કહયું કે વેપારીઓએ ગેરકાયદેસર વેપાર કરતા લોકો વિશે માહિતી આપવા આગળ આવવુ જોઇએ અને ભારત સાથે મૈત્રી ન રાખતા દેશોની નબળી ગુણવત્તા વાળી વસ્તુઓની આયાત કરતા લોકોની ઓળખ છતી કરવી જોઇએ શ્રી ગોયલે કહયું કે આત્મનિર્ભર ભારત અભિયાનથી વેપારી જગતને મોટો ફાયદો થશે તેમણે કહ્યું કે દેશમાં જ બની શકે તેવી વસ્તુઓ જેમ કે અગરબત્તી રમતગમતનો સામાન ટીવી ટેલીફોન અને ટાયર વિગેરેની આયાત પર સરકારે નિયંત્રણ લાદથા છે તેમણે વેપારીઓને પ્રધાનમંત્રી ના વોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક વસ્તુઓને વધુ મહત્વ આપવાના આહવાનનો અમલ કરવા અનુરોધ કર્યો હતો જીઇએમ વાણીજય મંત્રી પિયુષ ગોયલે વેચાણ કર્તા તથા ખરીદી કરનારને વધુને વધુ સંખ્યામાં સરકારના ઇ બજાર પ્લેટફોર્મ જીઇએમ સાથે જોડાવા આહવાન કર્યુ છે

જમ્મુ કાશ્મીર ગોળીબાર વધુ એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરતા પાકિસ્તાની દળોએ આજે સાંજે જમ્મુ કાશ્મીરના પુંચ જીલ્લાના શાહપુર કીરની અને ક્રીષ્ના ઘાટી વિસ્તારોની નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો છે સંરક્ષણ પ્રવકતાના જણાવ્યા અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગે પાકિસ્તાની દળો ધ્વારા ગોળીબાર અને તોપમારો શરૂ કરાયો છે ભારતીય દળો ધ્વારા વળતો જવાબ અપાઇ રહથો છે છેલ્લા સમાચાર મુજબ બંને તરફથી ગોળીબાર યાલુ છે હાલ જાનમાલના નુકશાનના કોઇ સમાચાર નથી વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે